સંસદમાં રાષ્ટ્રપતિના સંબોધન પરના આભાર પ્રસ્તાવ ચર્ચાનું સમાપન કર્યું

વિદેશમંત્રી અને ભાજપના રાજ્યસભાના ઉમેદવાર એસ

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ આભાર પ્રસ્તાવ પરની ચર્ચાનું સમાપન કરતાં જજ્ઞાવ્યું કે દેશના સર્વાંગી વિકાસ માટે સરકાર અને વિરોધપક્ષ એક સાથે મળીને કામ કરે તે જરૂરી છે

ન્યાયમૂર્તિ સંજીવ ખન્ના અને ન્યાયમૂર્તિ બી

ગવઇની ખંડપીઠે ગુજરાત કોંગ્રેસને ચૂંટણી પરિણામ બાદ વડી અદાલતમાં કેસ દાખલ કરવાની મંજુરી આપી છે ઉલ્લેખનીય છે કે કેન્દ્રિય મંત્રીઓ અમિત શાહ અને સ્મૃતિ ઇરાનીએ રાજ્યસભા બેઠક પરથી રાજીનામું આપ્યા બાદ ખાલી પડેલી બેઠકો માટે આ પેટાચૂંટણી યોજવાની ફરજ પડી હતી પાંચમી જુલાઇએ ચૂંટણી યોજાશે પરિણામ પણ પાંચમી જુલાઇએ જ જાહેર કરાશે

જયશંકરે તેમજ જુગલ ઠાકોરે આજે ગાંધીનગર કાતે રાજ્યસભાની ખાલી પડેલી બે બેટકો માટે ભાજપ તરફથી પોતાના ઉમેદવારીપત્ર ભર્યા હતા રાજ્ય વિધાનસભામાં ઉમેદવારીપત્ર ભર્યા બાદ ભાજપ મુખ્યમથક શ્રી કમલમ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં રાજ્યસભાના ઉમેદવાર અને વિદેશમંત્રી એસ જયશંકરે જણાવ્યું હતું કે રાજ્યસભામાં ઉમેદવારી કરવાનું મને ગૌરવ છે કેન્દ્રના ભાજપના મોવડીમંડળ અને ગુજરાત ભાજપનો હું આભાર માનું છું કે તેમણે રાજ્યસભા માટે ગુજરાતમાંથી મને ઉમેદવાર તરીકે પસંદ કર્યો છે

અન્ય ભાજપના ઉમેદવાર તરીકે જુગલ ઠાકોરે ઉમેદવારીપત્ર ભર્યું હતું

પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું કે દેશના વિદેશમંમત્રી શ્રી એસ જયશંકર ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ બનવા જઇ રહ્યા છે તે ગુજરાત માટે ગૌરવપૂર્ણ બાબત છે તેમણે વધુમાં કહ્યું કે ગુજરાતના યુવા નેતા અને બાજપ બક્ષીપંચ મોરચાના પ્રદેશમંત્રી શ્રી જુગલ ઠાકોર રાજ્યસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરીને યુવા સાંસદ તરીકે ગુજરાતના પ્રશ્નો સંસદમાં પહોંચાડશે દરમ્યાન કોંગ્રેસ તરફથી રાજ્યસભાની આ બે ખાલી પડેલી બેઠકો માટે ભૂતપૂર્વમંત્રી ચંદ્રિકાબેન ચુડાસમા એન ગૌરવ પંડચાએ કોંત્રેસ ઉમેદવાર તરીકે પોતાના ઉમેદવારીપત્ર ભર્યા હતા

કોંગ્રેસ ચુકાદાને સ્વીકારવાને બદલે બંધારણીય સંસ્થાઓ પર બેબુનિયાદ આક્ષેપો કરે છે

બપોર સુધીમાં સૌથી વધુ તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં પોણા ત્રણ ઇંચ જેટલો અને નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકામાં અઢી ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે

મી

વરસાદ દરમ્યાન ભાદેવાની શેરીના મંગલમ ડેલીમાં એક જર્જરિત મકાનના ગ્રાઉન્ડ ફલોર પરના સ્લેબનું મોટું ગાબડું પડતાં એક મહિલાને ઇજા થઇ હતી

છારાઝ ઇન અમદાવાદ વડોદરા સ્થિત ભાષા રિસર્ચ એન્ડ પબ્લીકેશન સેન્ટ્ર દ્વારા અમદાવાદ સ્થિત નવજીવન ટ્રસ્ટની સત્ય આર્ટ ગેલેરીમાં છારાઝ ઇન અમદાવાદ કોમ્યુનિટીઝ કનેક્ટીંગ હેરિટેજ વિષય પર પ્રદર્શનનો આરંભ થયો છે

આ સ્પર્ધામાં વિશ્વભરમાંથી સ્પર્કોએ ભાગ લીધો હતો ભારતમાંથી એકમાત્ર વડોદરા સ્થિત ભાષા રિસર્ચ એન્ડ પબ્લીકેશન સેન્ટરને અંતિમ છ વિજેતાઓમાં સ્થાન મળ્યું હતું

વડોદાર સ્થિત ભાષા રિસર્ચ એન્ડ પબ્લીકેશન સેન્ટરે અમદાવાદ સ્થિત છારા ડીએનટી સમુદાય પર બુધન થિયેટર પ્રવૃતિઓ મારફતે ધ્યાન કેન્દ્રિત કર્યું હતું જ્યારે યુનિવર્સિટી ઓફ નોર્ધન કોલોરાડોનાં ડિપાર્ટમેન્ટ ઓફ એન્થોપોલોજીએ અમેરિકાના મૂળ વતનીઓ આશ્રિકેન અમેરિકન ઇમિશ્રન્ટસ અને કારેની બર્મીઝ રેફ્યુજી કોમ્યુનિટીઝ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું બુધન થિયેટરના શ્રી દક્ષિણ છારાએ આ અંગે વધુ વિગતો આપી